પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડીયા આજે પ્રકૃતિ પર્યાવરણ અને સરદાર પટેલની કટિબદ્ધતા અને વિકાસનું સમન્વય બન્યું છે સરદાર સરોવર જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા ગઇકાલે કેવડીયા ખાતે યોજાયેલા નમામી દેવી નર્મદે જન ઉત્સવના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા હતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોને નર્મદાનો લાભ મળ્યો છે પ્રકૃતિના જતન સાથે વિકાસ સાધી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કેવડિયા છે

પ્લાસ્ટિકના અમર્યાદ ઉપયોગના પગલે આપણાં પર્યાવરણ પર અવળી અસર પડી છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી આપણાં જળ જમીનને નુકસાન થયું છે આપણે કેવડીયામાં પણ એ બાબતે જાગૃતિ રાખવી પડશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજે વડાપ્રધાનશ્રીના હસ્તે સરદાર સરોવર જળાશયની જળરાશી પૂર્ણ સપાટીએ ભરાતા નીર વહાવવાનો ઐતિહાસિક અવસર છે

જળ વધામણાંની સાથે તેમનો જન્મદિન હોઈ સોનામાં સુગંધ ભળ્યા જેવો અવસર છે કેવડીયાની મુલાકાતે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પુણ્યસલીલા માં નર્મદાનું શાસ્ત્રોક્તવિધિથી પૂજન અર્ચન કર્યા બાદ વૈશ્વિક પર્યટન સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આકાર લઈ રહેલા નવા પર્યટન પોઇન્ટ્સની પણ જાતમુલાકાત લીધી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં નમામી દેવી નર્મદા કાર્યક્રમ અંતર્ગત નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા રાજ્યના ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં રિવરફન્ટ ખાતે નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નર્મદા જળના વધામણા કર્યા હતાં સુરતમાં બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવાએ માંડવીના તાપી રિવર ફ્રન્ટ ખાતે તાપી મૈયાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરી શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા

તાપી જિલ્લામાં પ્રભારીમંત્રી યોગેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે અને વ્યારાના શ્રીરામ તળાવ ખાતે જિલ્લા કક્ષાનો નમામી દેવી નર્મદે કાર્યક્રમ તા

આ પ્રસંગે લાભાર્થીઓને માં કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું

મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહીસાગર નદીને કાંઠે યોજાયો હતો

નવસારી જિલ્લાના ચીખલી ગામે મલ્હારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વન અને આદિજાતિ મંત્રી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને નમામિ દેવી નર્મદે મહોત્સવ યોજાયો હતો રાજ્યમંત્રી વિભાવરીબેન દવે તથા શ્રી મોરારબાપુની ઉપસ્થિતિમાં મહુવા ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાયો

નડિયાદ ખાતેની ઉજવણીમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ આંગણવાડી કાર્યકરોને મોબાઇલ ફોન સ્વચ્છતા કીટ રાશન કીટ તથા દિવ્યંતા લાભાર્થીઓને ઇલેક્ટ્રીક ટ્રાઇસીકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લામાં જિલ્લાકક્ષાના કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે કરમસદ તળાવ ખાતે નીરની પૂજા આરતી કરી હતી

બોરસદ તાલુકામાં ઢોલ નગારા સામે શસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે અને સંતોના આર્શીવચન સાથે સર્વધર્મ સમભાવ દ્વારા જળના સનાનત મહિમાની જાણકારી આપવામાં આવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગઇકાલે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સહિત કેન્દ્ર તેમજ વિવિધ રાજ્ય સરકારના મંત્રીઓ સહિત વિશ્વ ક્ષેત્રના આગેવાનોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સુરત શહેરની બ્રેડલાઇનર નામની બેકરી દ્વારા સાત હજાર કિલોની સાતસો ફુટ લાંબી કેક બનાવવામાં આવી હતી ઇંડોર સ્ટેડિયમ ખાતે યુથ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે જલ્દી કર કાર્યક્રમમાં યોજાઈ ગયો

જામનગરની પર્યાવરણ પ્રેમી સંસ્થા અને મરીન નેશનલ પાર્ક તેમજ કોલેજ ના વિધ્યાર્થીઓ દ્વારા શહેર ના બાલાચડી બીચ પર ગણેશ મહોત્સવ દરમિયાન પધરાવમાં આવેલી ભગવાન ગણેશજી ના મૂર્તિના અવશેષો અને પ્લાસ્ટિક તથા કાપડ ના કચરા ને એકત્રિત કરી યોગ્ય નિકાલ કરી પ્રધાનમંત્રીને સ્વચ્છ અભિયાન ની ભેટ આપવામાં આવી હતી ગાંધીનગરમાં પ્રધાનમંત્રીના લાંબા આયુષ્ય માટે હવન કરવામાં આવ્યું હતું ગાંધીનગર મેયર દ્વારા અનાશ બાળકોને કિટનું વિતરણ કરીને તેમને વિન્ટેજ કારમાં ગાંધીનગરની ફેરવવામાં આવ્યા હતા આ પ્રસંગે ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનુ વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી મોદીના જન્મદિને ભૂજમાં મોદી મેળાનું આયોજન કરાયું હતું જેમાં દિવ્યાંગ સાધન સહાય દિવ્યાંગ લગ્ન સહાય ઓળખપત્ર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન ચાવી વિતરણ મા કાર્ડ આરોગ્ય યોજના હેઠળ ગોલ્ડન કાર્ડ હેન્ડીકકાફટ આર્ટીઝન કાર્ડ વગેરે યોજનાઓનો લાભ અપાયો હતો દિવ્યાંગોને બ્લાઇડ સ્ટીક હીપરીંગ એડ વોકર વગેરેનું વિતરણ કરાયું હતું

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુર્જરવાડા ગામે ગઇકાલે શોષકુવો બેસી જતા સર્જાયેલી દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે

ઘટનાની જાણ થતાં જ કુવામાં પડી ગયેલા પાંચેય વ્યક્તિઓને બહાર કાઢી પાટણ ખાતેની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તેમને ધારપુર હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા જયાં તેમના મોત નિપજ્યા હતા રાજ્યના મંત્રી દિલીપસિંહહ ઠાકોર સહિત રાજકીય આગેવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા રાજ્યની વિશ્વ પ્રસિદ્ધ ડેરી પ્રોડક્ટ બ્રાન્ડ અમુલ પ્રોટીઝ ટુર ટી ટવેન્ટી સીરીઝ માટે એશિયન પાર્ટનર તરીકે જોડાયું છે

આ ભાગીદારી અમુલને નવુ મંચ પુરૂ પાડશે જ પણ સાથે સાથે પેટાખંડમાં પ્રોટીઝ અને અમારા ચાહકો વચ્ચેના સંબંધો પણ મજબુત બનાવશે